પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્ટેડીયમમાં એક લાખથી વધુ લોકોનું અભિવાદન ઝીલશે અમદાવાદ વિમાની મથકેથી સ્ટેડીયમ સુધી થનારા રોડ શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પોતે તમામ તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યાં છે અમદાવાદ વિમાની મથકથી મોટેરા સ્ટેડીયમ સુધી યોજાનારા હાઇ પ્રોફાઇલ રોડ શો નું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાની પ્રથમ મહિલાના સ્વાગત માટે સમગ્ર અમદાવાદ શહેરમાં મોટા મોટા હોર્ડિંગ મુકવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા મોટા કટ આઉટ પણ કેટલાક સ્થળોએ મુકવામાં આવ્યા છે હાઇ પ્રોફાઇલ રોડ શો દરમિયાન ભારતની સમૃધ્ધ કલા અને સંસ્કૃતિ દ્વારા મહેમાનોનું શાનદાર સ્વાગત કરવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાની પ્રથમ મહિલાનું અમદાવાદ વિમાની મથકે આગમન સમયે ગુજરાતી નૃત્યકારો કલાકારો સંગીતકારોની મંડળી દ્વારા પારંપરિક રૂપે સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ રોડ શો ના રૂટ ઉપર ભારતના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન સંગીતનો રંગારંગ કાર્યક્રમ યોજાશે જેમાં ભારતના જાણીતા સંગીતકાર એ

રહેમાન કૈલાસ ખેર જેવા કલાકારો પોતાની કલા રજૂ કરશે વિમાની મથકથી સ્ટેડીયમ સુધી સઘન પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રોડ શો ના રૂટ ઉપર બેરિકેડ બાંધવામાં આવ્યા છે અમદાવાદ શહેરના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા થનગની રહ્યા છે

ટવીટર પર શ્રી મોદીએ કહયું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહયાં છે એ ગૌરવની બાબત છે અમદાવાદ થી તેમનો ઐતિહાસીક કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે નેહ્લ ઠક્કર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે સામાન્ય લોકો ન્યાય મેળવી શકે તે માટે સર્વોચ્ય અદાલતે કરેલા ઘણાં આમૂલ સુધારાઓ માટે તે પ્રશંસાને પાત્ર છે તેટલી જ સંવેદનશીલતાથી તેણે જૂની નીતિઓને પણ ધ્યાનમાં રાખીને જૈવ વિવિધતા અને ટકાઉ વિકાસના નવા પ્રશ્નોને પણ હાથમાં લીધા છે રાષ્ટ્રપતિ શ્રી આજે નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરીષદના સમાપન સમારોહમાં બોલી રહ્યાં હતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એ દાયકા પહેલા કામના સ્થળે જાતીય સતામણી રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડવાથી માંડીને એક મહિના પહેલા સેનામાં મહિલાઓને સમાન દરજજો આપવા માટે નિર્દેશો આપવા સુધી સર્વોચ્ય અદાલતે પ્રગતિશીલ સામાજીક બદલાવનું નેતૃત્વ કર્યુ છે

તેમણે કહ્યું કે લાંબી મુકદમાની પ્રક્રિયાના બદલે મધ્યસ્થી અને સમાધાનથી અસરગ્રસ્ત રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકાશે

સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક ડોકટર રાજી વ ગુપ્તાએ આ અંગે માહિતી આપી હતા નેહ્લ ઠક્કર ભુજ હાટ વાનગી મહોત્સવ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ ખરીદીને સ્વસ્થ જીવન જીવવાની જાગૃતિ કેળવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે ભુજહાટમાં આયોજિત તરીદિવસીય વિસરાતી વાનગીઓના મહોત્સવ ના બીજા દિવસે ગઈકાલે રવિવારે આ અંગે શીખ અપાઈ હતી આજે સોમવારે છેલ્લો દિવસ હોવાથી વધુ લોકો ભાગ લે તેવી અપીલ કરવામાં આવી છે આ મહોત્સવમાં ગાય આધારિત ખેતીથી પકવેલી હળદર થી માંડીને શરીરને શુદ્ધ સ્વચ્છ રાખતા મોરીન્ગાના પાનના પાવડર જેવા ઉત્પાદનો વિષે જાણીને લોકો પ્રભાવિત થયા હતા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાપર નગરપાલિકા દ્વારા મકાન મંજૂર કરાયા હતા

તેઓ સાડા પાંચ દાયકાથી તસવીર કળા સાથે સંકળાયેલા છે